વિદેશમંત્રી ડો

શ્રી મોદીએ એમ પણ જણાવ્યું હતુંકે સ્વતંત્ર્તા સંગ્રામ દરમિયાનનાં મોટા નામો પણ લેખન સાથે જોડાયેલાં કે તેમણે કહ્યુ કે પુસ્તકો અને લેખકો શિક્ષા પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આ પ્રતિષ્ઠત ગેટનું નિર્માણ પત્રિકા સમાચાર સમૂહનાં જયપુરમાં જવાહર લાલ નહેરું માર્ગ પર કરાયું છે પ્રધાનમંત્રી એ આ અવસરે પત્રિકા સમાચાર સમૂહનાં અધ્યક્ષ દ્રારા લખાયેલા બે પુસ્તકોનું વિમોચન પણ કયુઁ હતું

વિદેશ મંત્રીઓની આ ત્રીજી બેઠક હશે

કામથ સમિતિએ ગત ચોથી સપ્ટેમ્બરે સુપરત કરેલા અહેવાલની ભલામણો મુજબ ઘિરાણની પુનઃ રચના અંગેના ધારા ધોરણો જાહેર કર્યા છે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

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા બધા જ વૈજ્ઞાનિકોને અભિનંદન આપતા જણાવ્યું હતું કે અવાજ કરતાં છ ગણી ગતિ કરતાં સ્કેમજેટ એન્જિનને વિકસાવી વૈજ્ઞાનિકોએ વિશ્વમાં ખૂબ જ ઓછા દેશોની હરોળમાં ભારતને બેસવાનું બહ્માન અપાવ્યું છે

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ઘણી બધી જગ્યાઓએ યોગ્ય સમયે વધુ પરીક્ષણ કરી સમય પહેલા તેને ઓળખી નિદાન કરી અને સારવાર અપાઇ જેથી મૃત્યુદરમાં પણ ધટાડો નોંધાયો છે

આ કાર્યદળ નવી શિક્ષણ નીતિનો અભ્યાસ કરશે અને શાળાની અભ્યાસ પદ્ધતિમાં ફેરફારો અંગે સૂચનો કરશે અમારા સંવાદદાતા જણાવે છે કે ઉચ્યતર શિક્ષણ વિભાગ ટુંક સમયમાં તેના કાર્યદળની રચના કરશે

આજે કોવિડના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ અને તે પછીના સમયમાં શિક્ષણ આપવું અને મેળવવું એ બાબતને કેન્દ્રમાં રાખીને સાક્ષરતા દિનની ઉજવણી થઇ રહી છે

તેમણે કહ્યું કે આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા ભારતને દરેક ક્ષેત્રમાં સ્વાવલંબી બનાવવું પડશે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 આ હેતુથી સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ સામગ્રીનો મહત્તમ ઉપયોગ કરીને સ્થાનિક કક્ષાએ જે ઉપલબ્ધ નથી તેનું ઉત્પાદન કરવું એ બાબત આત્મનિર્ભર ભારતના કેન્દ્રમાં છે